પશ્ચિમ બંગાળના ભારે તબાહીનો ભોગ બનેલા જિલ્લાઓની મુલાકાત બાદ શ્રી મોદી એ એક હજાર કરોડ રૂપિયાની તત્કાળ નાણાકીય સહાયની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રીએ એ જણાવ્યુ હતું કે સંકટના આ સમયમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની પડખે ઊભી રહેશે અને તમામ મદદ પૂરી પાડશે

સો વર્ષના સૌથી ભીષણ એવા અમ્ફાન વાવાઝોડાએ ઓડીસામાં પણ ભારે વિનાશ સર્જ્યો છે

ગઈકાલે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી આરંભ કરાવતાં તેમણે જીતશે ગુજરાત હારશે કોરોના વિજય મંત્ર સાથે કોરોના સામેની લડાઈમાં દરેક ગુજરાતી એક યોદ્ધા તરીકે જોડાય તેવી અપીલ કરી હતી

તેમણે કહ્યું કે કોરોના સામેની આપણી લડાઈ લાંબી ચાલવાની છે ત્યારે હારે કે થાકીને બેસી જવા કરતાં કેટલાક નિયમોના પાલન સાથે રોજીંદી પ્રવૃત્તિઓ કરીને કોરોના સામે જીતવાની માનસીકતા કેળવવી પડશે મુખ્યમંત્રીએ બધા જ નાગરિકોને આ અભિયાન સામાજીક જવાબદારી સાથે સફળ બનાવવા અનુરોધ કર્યો હતો

પરપ્રાંતિય શ્રમિકો કામદારોને તેમના વતન રાજ્ય જવા માટે તા

અત્યાર સુધીમાં કોઇ પણ એક રાજ્યમાંથી સૌથી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન યલાવવામાં આવી હોય તેવું એક માત્ર રાજ્ય ગુજરાત છે

પરપ્રાંતિયો શ્રમિકો અને ભાઇઓ બહેનોને સન્માન સાથે તેમના વતન એક વાર મોકલવા માટેની રાજ્ય સરકારે જે ઝડપી કામગીરી કરી છે તેની સમગ્ર દેશમાં નોંધ લેવાઇ છે

તેમણે જણાવ્યું હતું કે જે નાગરિકો અંતરીયાળ વિસ્તારોમાં રહે છે અને એવા સ્થળોએ જો કોમ્યુટર કે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નહીં હોય તો તેવા સંજોગોમાં કોમન સર્વિસ સેન્ટર પરથી રેલવે ટિકિટ મેળવવામાં લોકોને સરળતા રહેશે રેલવે મંત્રીએ કહ્યું કે ચોક્ક્સ રેલવે સ્ટેશનો પરથી આગામી બે ત્રણ દિવસોમાં ટિકીટ બુકિંગનો પ્રારંભ કરાશે ઉલ્લેખનિય છે કે રેલવેએ આગામી પહેલી જૂનથી શરૂ થનારી ગાડીઓના ઓનલાઈન માધ્યમથી ટિકીટ વેચાણનો ગઈકાલથી પ્રારંભ કર્યો છે શ્રી ગોયલે દાવો કર્યો હતો કે લોકડાઉનના સમયમાં લોકો પોતાના રાજ્યમાં પાછા ફર્યા હતા એ પૈકી કેટલાક લોકોએ પોતાના કામ ઉપર હાજર થવા ટિકીટ બુક કરવાની શરૂઆત કરી છે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે વેપાર હેતુથી ટિકીટ બુક કરનાર એજન્ટો સામે રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

આ ડેશબોર્ડમાં દર્દીનું નામ તેના રિપોર્ટમાં માહિતી દર્દીની સ્થિતિ કયા વોર્ડમાં દાખલ કરાયા છે દાખલ અને ડિસ્યાર્જી તારીખ અને કથા તબીબ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે તેની વિગત આપવામાં આવશે આ ડેશબોર્ડમાં દર્દીની બદલાતી સ્થિતિ અંગેની વિગતો અપડેટ કરાશે તથા જરૂરી માહિતી દર્દીના સ્નેહીજનને ટેલીકોલિંગ તથા આવશે

ઓન લાઇન ડિલિવરી સાવચેતી કોરોના મહામારીને પગલે એક તરફ લોકો સાવચેતીના તમામ પગલાં ભરતા થયા છે અને લોકોમાં તે અંગે જાગૃતિ ધીમે ધીમે વધી રહી છે

ઇ કોમર્સ કંપની ફિલિપ કાર્ટ દ્વારા લોક ડાઉન દરમિયાન પણ આવશ્યક ચીજ વસ્તુઓ જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચતી કરવામાં આવતી હતી હવે જ્યારે ગ્રાહકો ઓનલાઈન ઓર્ડર વધુ આપતા હોય છે ત્યારે ફિલિપ કાર્ટ દ્વારા કોરોના વાઇરસ ને અનુલક્ષીને તેમના ડિલિવરી મેન દ્વારા સાવચેતીના તમામ ઉપાયો શરૂ કરવામાં આવ્યા છે અમદાવાદમા રાણિપ અને વેજલપુર હબ ખાતે છેલ્લા બે વર્ષ થી ફ્રીલાન્સ તરીકે કામ કરતા ડિલીવરી એક્ઝીક્યુટીવ્સ નરેન્દ્ર અને લક્ષ્મણ ગ્રાહકોના ઘરઆંગણે સ્વચ્છતાના બધા જ માપદંડોને અનુસરીને ચીજ વસ્તુઓ પહોંચાડે છે આ જાગૃતિ ફિલિપકાર્ટ દ્વારા તેના દરેક હબ પર આપવામાં આવી રહી છે અમદાવાદનાં ડિલિવરી મેન મન્સુરીએ એક વૃધ્ધ મહિલાના ઘરે લોકડાઉન દરમિયાન સેનિટાઈજરની ડિલિવરી કરી જેનો અનુભવ તેણે આ રીતે વર્ણવ્યો

આ તકે સાંસદશ્રીના હસ્તે ભારતીય વિભાગ દ્વારા કોરોના વોરિયર્સને સલામી રૂપે સ્પેશયલ કેન્સલેશન સ્ટેમ્પ રજુ કરવામાં આવેલ તે જામનગરના ટપાલ વિભાગને અર્પણ કરાયું હતું

કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણ સિંહ સોઢાએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારત ની ભાવનાને અનુરૂપ આ ઝુંબેશ હાથ ધરી આખા ગુજરાત સમક્ષ ઉમદા દાખલો કચ્છ બેસાડશે

સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હુંબલ કહે છે કે દર રોજ બે ટન પનીરની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટને લીધે દૂધનો વધારાનો જથ્થો તેમાં વપરાઇ જશે અને પશુપાલક પાસેથી વધુને વધુ દૂધ લઈ શકશે